આ પ્રસંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે વન્યજીવોનું રક્ષણ એ ભારતીય સંસ્કૃતિની એક પરંપરા છે અને આ પરંપરા સદભાવના અને સહઅસ્તીત્વને પ્રોત્સાહન આપે છે પ્રધાનમંત્રીએ દેશમાં વનવિસ્તાર વધારવા અને વન્ય જીવોના રક્ષણ માટે તેમની સરકારે લીધેલા વિવિધ પગલાંઓ અને પહેલની વિગતો આપી હતી આ મુદ્દે સહિયારા પ્રયાસ ઉપર ભાર મુકતા શ્રી મોદીએ કહ્યું કે આ હેતુથી ભારત આ સિયાન અને પૂર્વ એશિયાના દેશો સાથે સહકાર વધારવા તત્પર છે

દ મણમાં રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ કેન્દ્રશાસિત પ્રદેશ દાદરાનગર હવેલી દમણ અને દિવની મુલાકાતે આજે દમણ પહોંચ્યા છે રાષ્ટ્રપતિએ દમણમાં જુદી જુદી વિકાસ યોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું છે દમણના સ્વામી વિવેકાનંદ સ્ટેડિથમ ખાતે મુખ્ય કાર્યક્રમ યોજાયો છે જેમાં કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને યોજનાના લાભોનું વિતરણ કરાશે રાષ્ટ્રપતિ દમણમાં આયુષ્યમાન ભારત યોજના હેઠળ પાંચ નવા આરોગ્ય અને સ્વાસ્થ્ય કેન્દ્રનું ઉદઘાટન કરવાના છે હાલમાં આ યોજના હેઠળ છ આરોગ્ય અને સ્વાસ્થ્ય કેન્દ્રો દમણમાં કાર્યરત છે દમણ ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દે જણાવ્યુ છે કે કેન્દ્રશાસિત પ્રદેશ દમણ દીવ અને દાદરા નગર હવેલીનું એકત્રીકરણ થવાથી વિકાસલક્ષી આયોજન વધુ સાડું બનશે અને એકંદરે લોકો ની સુખાકારી માં વધારો થશે જનસેવા ને લગતા અનેક પ્રોજેકટનું મંગળચરણ કરાવતા તેમણે ઉમેર્યું હતું કે દમણ દીવ ના તમામ ગામ ખુલ્લા માં શૌય ક્રિયા મુક્ત જાહેર થઈ યૂક્યા છે તે બાબત દર્શાવે છે કે અહી ના લોકો પ્રગતિશીલ દ્રષ્ટિકોણ ધરાવે છે તેમણે ઉમેર્યું હતું કે ગાંધીજી કહેતા કે સ્વસ્થ રહેવા માટે સ્વ ચ્છ રહેવું જરૂરી છે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણના શ્રેષ્ઠ અમલ બદલ રાષ્ટ્રીય પુરસ્કાર હાંસલ કરનાર દમણ દીવ વહીવટીતંત્રને તેમણે અભિનંદન આપ્યા હતા મોટી દમણ જેટી થી જામપોર સમુદ્ર તટ સુધીની સડક તથા ડાભેલ સ્પોર્ટ્સ સંકૂલને તેઓ ખુલ્લુ મૂકવાના છે તો સિલવાસા ખાતે પણ ખેલકૂદ સંકૂલ સહિત અનેક જનસુધી તેઓ લોકો ને અર્પણ કરવાના છે

તેમણે ખેલાડીઓ ને કહ્યું હતું કે હાર જીત ને બદલે ખેલદિલી થી રમવાની વાતને પ્રાધાન્ય આપજો

હવામાન ગુજરાતમાં શિવરાત્રિના અઠવાડીયા અગાઉ થી ઠંડી ગાયબ થઈ હોય તેવું વાતાવરણ સર્વત્ર અનુભવાય છે

સૌરાષ્ટ્ર કચ્છમાં પણ ઠંડીનો પારો ગગડ્યો છે અને રાતદિવસના તાપમાન માં ઠેર ઠેર વધારો નોંધાયો છે આખા ગુજરાત ઉપરાંત દાદરા નગર હવેલી અને દમણ દીવમાં પણ ગરમી વધશે તેવી આગાહી છે સાગર ખેડુ માટે આગામી પાંચ દિવસ સુધીના સમય ગાળા માટે કોઈ ચેતવણી બહાર પાડવા માં આવી નથી ભવનાથ મેળા જૂનાગઢમાં ભવનાથ તળેટી ખાતે મહાશિવરાત્રીનાં મેળાનો શુભારંભ થયો છે આજે સવારે નવ કલાકે ભવનાથ મંદિરે મહત હરિગીરીજી મહારાજ તેમજ અન્ય સંતો અને વહીવટી તંત્રના અધિકારીઓની ઉપસ્થિતિમાં બાવન ગજની ધજાનું પ્રથમ પૂજન કરવામાં આવ્યુ હતું બાદમાં મંદિરના શિખરે ધ્વજારોહણ વિધિ સાથે પાંચ દિવસિય મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો હતો ભજન ભક્તિ અને ભોજનના ત્રિવેણી સંગમ સમાન આ ધર્મ મેળામાં દેશભરમાંથી વિવિધ સંપ્રદાયના સંતો તેમજ અખાડાઓના સભાપતિબહાજર રહેતા હોય છે પરંતુ ભાવિકો માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર નાગાબાવાઓના દર્શન નું રહ્યું છે મેળામાં આવતા યાત્રિકોની સુવિધા માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા અન્નક્ષેત્ર શરૂ કરવામાં આવ્યા છે તો પશ્ચિમ રેલવે દ્વારા પણ વધારાની ત્રણ દ્રેન સુવિધા શરૂ કરવામાં આવી છે